આ માટે વિડીયો કોન્ફરન્સનાં માધ્યમથી શ્રી અમીત શાહ દિલ્ઠીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને હરિયાણાની મુખ્યમંત્રી મનોહરલાલ ખફર સાથે પરિસ્થિતિ અંગે યર્ચા વિચારણા કરવામાં આવી આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રાલય અધિકારીઓ તથા રાજ્યોનાં મુખ્ય સચિવ સહિત અગ્રણી અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતાં

અને તેમાં પણ ઉત્તરપ્રદેશ હરિયાણા અને દિલ્હીનાં મુખ્યમંત્રી તથા મુખ્યસચિવ અને ઉચ્ય અધિકારીઓ હાજર રહ્યા હતાં તેમાં કોરોના સાથે સંયુક્ત રણનીતિ પર ભાર મૂકવામાં આવ્યો હતો

આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે તપાસના કામમાં ગતિ લાવવાના કેન્દ્ર સરકારના વિવિધ પગલાને કારણે આ શક્ય બન્યું છે

પ્રયોગશાળાઓની શોધવાની ક્ષમતા દરરોજ વધી રહી છે

મંત્રાલયે જણાવ્યું છે કે પ્રારંભિક તબક્કે ચેપને શોધી કાઢવાની વ્યૂહરચના કોવિડ રોગયાળાના પ્રસારને રોકવામાં ઘણી અસરકારક રહેશે

રાજ્યના મૃત્યુ પામેલા અન્ય ચાર કોરોના વોરિયર્સના ક્લેઈમના ડોકયુમેન્ટ તૈયાર થઈ ગયા છે તેઓના આશ્રિતને પણ નજીકના સમયમાં આ સહાયની રકમ યુકવી દેવામાં આવશે

જેમાં એક તબીબ બે સ્ટાફ નર્સ એક ફિમેલ હેલ્થ વર્કર એક એલ

વી એક મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઈઝર તથા એક પેસન્ટ એટેન્ડટનો સમાવેશ થાય છે

વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સભાને સંબોધિત કરતાં તેમણે કહ્યું કે આ પગલું દેશવાસીઓના ખાનગી ડેટાને સુરક્ષિત કરવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યું છે માહિતી ટેકનોલોજી મંત્રીએ કહ્યું હતું કે ભારત શાંતિ ઇચ્છે છે પરંતુ જો કોઈ તેની આંખો બતાવવાનો પ્રયાસ કરશે તો તેને યોગ્ય જવાબ આપવામાં આવશે

તેઓ રોગયાળા દ્વારા સામનો કરી રહેલા પડકારોને પહોચી વળવા માટે પરસ્પર ગાઢ સંબંધોના મહત્વ પર સંમત થયા બંને નેતાઓ દ્વિપક્ષીય સંપર્કો અને ચર્ચા યાલુ રાખવા માટે પણ સંમત થયા પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ આ વર્ષના અંતમાં શ્રી પુટિનને દ્વિપક્ષીય શિખર સંમેલનમાં ભારતમાં આવકારવા આતુર છે રાષ્ટ્રપતિ પુટિને ફોન કરવા બદલ શ્રી મોદીનો આભાર માન્યો તેઓએ બંને દેશો વચ્ચે તમામ ક્ષેત્રોમાં વધુ વિશેષ અને વ્યૂહાત્મક ભાગીદારીની પ્રતિબદ્ધતાને દોહરાવી હતી

જોરહ્ટ તેજપુર ગ્વાલપડા અને ધુબરી ખાતે બ્રહ્મપુત્રા નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે

પૂરને કારણે રસ્તાઓ બંધ અને વિવિધ માળખાંને નુકસાન થયું છે સોળ હજારથી વધુ લોકોએ રાહત શિબિરોમાં આશરો લીધો છે એક લાખ હેક્ટર ખેતીની જમીન ડૂબી ગઈ છે કાઝીરંગા નેશનલ પાર્કનો એંસી ટકા પાણી ભરાઈ ગયો છે પાર્કના પચીસ વન્યપ્રાણીનાં પણ મોત થયાં છે

આ ચર્ચામાં લોકનાયક જયપ્રકાશ નારાયણ હોસ્પીટલનાં તબીબ નરેશ ગુપ્તા ખાસ ભાગ લેશે

આ કાર્યક્રમ એફ ગોલ્ડ અને ન્યુઝ ઓન એર ડોટ કોમ પરથી પણ પ્રસારીત કરવામાં આવશે

રક્ષા બેઠક સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં આજે રક્ષા ખરીદ પરિષદની યોજાયેલી બેઠકમાં ભારતીય સૈન્ય દળો માટે ઉપયોગી ઉપકરણોની ખરીદી માટે વિવિધ પ્લેટફોર્મને મંજૂરી આપવામાં આવી છે

મહત્વનુ છે કે આ ઉપકરણોનું ઉત્પાદન સંપૂર્ણ સ્વદેશી હશે અને તેમાં વિવિધ સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉધ્યોગોની ભાગીદારી સાથે ભારતીય સંરંક્ષણ ઉધ્યોગ પણ સામેલ ફશે

આ સમિતિમાં રાષ્ટ્રીય પરીક્ષણ એજનસીના ડાયરેક્ટર જનરલનો ખાસ સમાવેશ કરવામાં આવ્યો છે આ સમિતિને આવતીકાલ સુધીમાં પોતાનો રિપોર્ટ રજૂ કરવા કહેવામાં આવ્યું છે હાલ કોવિડ મહામારીને ધ્યાનમાં રાખીને આ પરીક્ષાઓ મોક્રફ રાખવાની માંગ કરવામાં આવી છે

આ પ્રસંગે બંને મંત્રીઓએ વિદ્યાર્થીઓ શિક્ષકો અને સંશોધનકારો સહિતના દરેકને આ હેકાથોનમાં મોટી સંખ્યામાં ભાગ લેવા અને કોવિડની અસરકારક દવા વિકસાવવા અપીલ કરી હતી

પદ્મ એવોર્ડ્સમાં પદ્મ વિભૂષણ પદ્મ ભૂષણ અને પદ્મ શ્રીનો સમાવેશ થાય છે પદ્મ એવોર્ડ્સને દેશનો સર્વોચ્ય નાગરિક સન્માન માનવામાં આવે છે